પ્રધાનમંત્રી એ ગરીબોને બેન્ક ખાતા ખોલી આપવા મફત ગેસ જોડાણ આપવા શોચાલય બનાવવા જીએસટો ખે ડ્રતોને લઘ્તતમ ટેકાના ભાવ અને સર્જીકલ સ્ટ્રાઈક વગેરે બાબતોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે એ કા ર્યકાળ દેશની અનેક જરૂરીયાતો પૂર્ણ કરવા સમર્પિત રહયો હતો શ્રી મોદીએ જણાવ્યું છ કે છેલ્લા એક વર્ષનો કાયકાળ દેશના વિરાટ સપના અને આકાંક્ષા પૂર્તિ નો રહયો છે દેશના ખેડૂતો મહિલાઓ અન યુવાનોને સશકત બનાવવા તે બાબતે તેમની સરકારે પ્રાથ મિકતા આપી છે બીજા કાર્યકાળના પહેલા વર્ષમાં એન ડીએ સરકારે નવા ભારતના સપનાને સાકાર કરવા પર ભાર મુકયો છે

જયારે આજે પ દર્દીઓ સા જા થતાં તેમને રજા આપવામાં આવી છે

આ કાર્યક્રમ આકાશવાણી અને દુરદર્શનની બધી જ ચેનલો ઉપરથી પ્રસારિત કરાશે મન કી બાત કાર્યક્રમની આ ક્રપમી કળી હશે

ત્યારબાદ તરત તેનો ગુજરાતી ભાવાનુવાદ પ્રસારીત કરાશે જે ગુજરાતના તમામ આકાશવાણી અને વિવિધ ભારતો એફ એમ કેન્દ્રો પ રથો સાંભળી શકાશે

નેહલ ઠકકર કચ્છ સાંસદ ઃ કચ્છ ના નાના સંગીત કલાકારો ને કોરોના લોકડાઉન માં મદદરૂપ બનવાની ખેવના સાંસદ વિનોદ ચાવડા એ દાખવી છે અને તેમના સુધી રાશન કીટ પર્ણેંચાડવાની શરૂઆત કરી છે શ્રી ચાવડા એ જણાવ્યું છે કે લોક સંગીત અને ભજનના કાર્યક્રમોમાં ભાગ લેતા સાજિંદા એવા મંજીરા વાદક તબલા સફિત સંગીત વાદ્ય વગાડતા કલાકાર અને ગાયક વગેરે ખુદ્દાર ફોવાથી કોઈ પાસે ફાથ લાંબો કરી શકતા નથી તો બીજી બાજુ કોરોના લોકડાઉન ફોવાથી સંગીત ના જાહેર કાર્યક્રમ બંધ છે પરિણામે સૌ આવક વગર બેઠા છે